જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ના ફસ્તે મેઘાણીજીના પુસ્તકોનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અનેયોટીલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાંજે પાંચ વાગ્યાથી મેઘાણીવંદના કસુંબલ ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં અભેસિંહ રાઠોડ લલીતાબેન ઘોડાદરા ધીરુભાઈ સરવૈયા સહિતના લોકસાહિત્યકારો મેઘાણીની કૃતિઓ રજૂ કરશે

સત્તાવાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાપર ભચાઉ ગાંધીધામ માંડવી મુન્દ્રા વિસ્તારની પ્રક્રિયા સંપન્ન થઇ હતી અને આજે બાકી રહેલ મંડળીના આગેવાનો સાથે યર્ચા હાથ ધરાઈ હતી

પ્રદેશ પાર્લામેન્દ્રી બોર્ડ જે નામો પર પસંદગીની અંતિમ મહોર મારશે તેના હાથમાં સુકાન સોંપાશે જીલ્લા મથક ભુજના ભાજપ કાર્યાલય ખાતે આજે સવારથી સંકલન બેઠક યોજાઈ હતી જેમાં ભુજ નગરપાલિકા તથા તાલુકા પંચાયતના પ્રમુખના નામો પર ચર્ચા વિચારણા કરાઈ હતી

માંડવીના કાંઠાવાળા નાકે ખીલી પૂજન હેડ ક્લાર્ક કાનજી ભાઈ શીરોખાના વરદહ્સ્તે શાસ્ત્રોક્ત વિધિ આમ જનતા રાજકારણીઓ અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં થયા બાદ દરિયાલાલ દ્વારને તોરણ વિધિ કરાઈ આ નગર સેવા સદનના કર્મચારીઓની ખંત મહેનત અને લગન ને બિરદાવવા સાથે શહેરી જાણો ને ફરિથાદ ન રહે તે માટે તેઓને સક્રિય રહેવા અપીલ કરાઈ હતી નવ નિયુક્ત નગર સેવકોનું પુષ્પ દ્વારા સન્માન કરાયું હતું વિવિધ સંસ્થાઓ દ્વારા આજે અનેક સામાજિક ધાર્મિક સંસ્કૃતિક કાર્થક્રમો દ્વારા માંડવી શહેરના સ્થાપના દિનની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી રહી છે તેવું સુત્રો દ્વારા જણાવ્યું છે

જે અંતર્ગત રાજ્યના તમામ જીલ્લા મથકો પર ઉમેદવારોના ડોક્વ્યમેન્ટ્સ વેરીફીકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે